પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે મહાત્મા ગાંધીનો ઉપ દેશ વિશ્વમાં સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો ઉકેલ બતાવે છે મહાત્મા ગાંધીજીની જન્મજયંતીને અનુલક્ષીને ભાજી ાના પ્રમુખ અમિત શાહે આજે તેમના ક્ષની રાષ્ટ્રવ્યા ી ગાંધી સંકલ યાત્રાને લીલીઝંડી આ ી પ્રસ્થાન કરાવ્યું હતું પુર્વ પ્રધાનમંત્રી લાલબહાદુર શાસ્ત્રીને ૈણ તેમની જન્મજયંતીને અનુલક્ષીને

વિ ક્ષના નેતાઓને નજરકેદમાંથી મુકત કર્યા છે વિશાખા ટૂનમમાં રમાઇ રહેલી પ્રથમ ક્રિકેટ ટેસ્ટમાં સાઉથ આફીકા સામે

દેશ અને વિદેશમાં ભારતીય મિશનો ધ્વારા શ્રેણીબધ્ધ કાર્યક્રમો યોજાયા છે રાષ્ટ્ર તિ રામનાથ કોવિંદ ઉ રાષ્ટ્ર તિ એમ વૈકૈયાહ નાયડુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભા સીકર ઓમ બીરલા ગૃહમંત્રી અમિત શાહ અને કેટલાય કેન્દ્રિય મંત્રીઓ ભાજી અને વિશ્ ક્ષના નેતાઓ નવી દિલ્ફીમાં રાજઘાટ સમાધી ખાતે શ્રધ્ધાસુમન અર્મી હતી પ્રધાનમંત્રીએ રાષ્ટ્રનિતાને રાજઘાટ ખાતે શ્રધ્ધાંજલી આપી હતી શ્રી મોદી રાજઘાટ ખાતે થોડોક સમય રોકાયા હતા અને આજે સવારે સર્વધર્મ પ્રાર્થનામાં ભાગ લીધો હતો ટવીટમાં પ્રધાનમંત્રીએ કહયું કે રાષ્ટ્ર િતા ગાંધીજીએ સમગ્ર માનવજાતના કલ્યાણ માટે થોગદાન આપ્યુ છે ગાંધીજી અંગેના એક ટુંકા વીડીયોમાં શ્રી મોદીએ કહયું કે મહાત્મા ગાંધીજીનો શાંતીનો સંદેશ આજે ણ સમગ્ર વિશ્વ માટે પ્રાસંગીક છે

આજે તેઓ ગુજરાતમાં સાબરમતી આશ્રમ જતાં હેલા અમદાવાદ હવાઇ મથકે આ મુજબ જણાવ્યું હતું

પ્રધાનમંત્રીએ કહયુ કે વિશ્વના ફલકમાં ભારતની પ્રતીભા ઉપ શી રહી છે

એ સત્ય હકિકત છે કે ભારત સૌનો સાથ લેવામાં માને છે બાદમાં પ્રધાનમંત્રી એ મહાત્મા ગાંધીને શ્રધ્ધાંજલી આ વા સાબરમતી આશ્રમની મુલાકાત લીધી

આ પ્રસંગે શ્રી શાહે જણાવ્યું કે મહાત્મા ગાંધીજીએ વિશ્વને સત્ય અને અહિંસાનો માર્ગ બતાવ્યો છે તેમણે સત્યાગ્રહ યળવળ ધ્વારા બ્રીટીશ હુકુમતને રાસ્ત કરી હતી તેમણે લોકોને આજથી જ સીંગલ યુઝ પ્લાસ્ટીકનો ત્યાગ કરવાના શૈ થ લેવાની અ ીલ કરી હતી પ્લાસ્ટીકનો ઉ યોગ ર્યાવરણ અને આરોગ્ય માટે હાનીકારક છે

આ પ્રસંગે સંસદ સભ્ય અને ગાયક મનોજ તિવારી કુસ્તીબાજ બજરંગ પુનિયા કવિ અશોક યક્રધર સહિત ઘણા ઉલ સ્થિત રહ્યા હતા પ્લોગીંગ તંદુરસ્તી અને સ્વચ્છતાને એક સાથે લાવે છે કારણ કે જોગીંગ કરતી વખતે ભાગ લેનાર રસ્તા રથી પ્લાસ્ટીક અને અન્ય કચરો ઉપાડી લે છે

ગાંધી જયંતીએ પ્લાસ્ટીકના કચરા અંગે લોકોમાં જાગૃતી કેળવવા આ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે શ્રી પુરીએ એકવાર વ રાશી પ્લાસ્ટીક મુકત ભારતના પ્રધાનમંત્રીના દ્રષ્ટીકોણને દોહરાવ્યો હતો

તેમણે કહ્યું કે વિશ્વમાં આજે અહિંસાની તાતી આવશ્યકતા છે કારણ કે હિંસા ધ્વારા સમસ્યાઓ ો દા થાય છે જયારે અહિંસા સમસ્યાઓનો ઉકેલ લાવે છે કોંગ્રેસ પ્રેસીડેન્ટ સોનિયા ગાંધી પુર્વ પ્રધાનમંત્રી ડોકટર મનમોહનસિંઘ અને વરિષ્ઠ નેતા રાહ્રલ ગાંધીએ ણ બાપુની સમાધિએ જઇ શ્રધ્ધાંજલી આ ી હતી

છત્તીસગઢમાં આજથી બે દિવસ માટે વિધાનસભાનું ખાસ સત્ર શરૂ થયું છે આ ખાસ સત્ર દરમિયાન સભ્યો મહાત્મા ગાંધીની વ્યકિતગત પ્રતીભા અને તેમના લખાણ અંગેના વિયારો વ્યકત કરશે આંધ્રપ્રદેશમાં ણ ઉજવણીને લઇને વિવિધ કાર્યક્રમો યોજાયા હતા પ્લાસ્ટીકનો ઉપ યોગ નહી કરવા સ્વચ્છતા હી સેવા જાગૃતી રેલી અને જાહેર સભાઓ યોજવામાં આવી હતી તમીલનાડુમાં આજે ત્રીયી ખાતે ગાંધીજીના જીવન અને સમય અંગેની ટ ાલ ટીકીટોનું ખાસ પ્રદર્શન યોજાયું હતુ કર્ણાટકામાં સ્વચ્છતા અભિયાન સીંગલ યુઝ પ્લાસ્ટીક રનો પ્રતીબંધ એનસીસી સ્કાઉટસ અને ગાઇડ ધ્વારા રેલીઓ યોજાઇ હતી કર્ણાટકના મુખ્યમંત્રી બી એસ યુદીયુરપાાએ આજે બેંગલોરમાં મહાત્મા ગાંધી અંગે યોજના મેગેઝીનની ખાસ આવૃતીને બહાર ાડી હતી અરુણાયલ પ્રદેશમાં ૈ ણ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા ગાંધી જયંતીને અનુલક્ષીને મીઝોરમે ે ણ આજે મહાત્મા ગાંધીને શ્રધ્ધાંજલી આપી છે આ પ્રસંગે મુખ્યમંત્રી જોરમ થાંગાએ ઐઝવાલમાં આંતરરાષ્ટ્રીય અહિંસા દીવસની ઉજવણી કરી હતી મેઘાલયમાં ા ણ મહાત્મા ગાંધીજીને શ્રધ્ધાંજલી આપી હતી

મહાત્મા ગાંધીજીની ઉજવણીને અનુલક્ષીને ખાસ સત્ર યોજાયુ છે શ્રિમ બંગાળમાં ણ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા પુડૃચેરીમાં મહાત્મા ગાંધીજીને પુષાજલી અર્પણ કરાઇ હતી

અમારા સંવાદદાતાએ જણાવ્યું છે કે સિંગલ પ્લાસ્ટીક યુઝ વિરૃધ્ધ જાગૃતી કેળવવા મોટી સંખ્યામાં યુવાનો સક્રીય રીતે ભાગ લઇ રહયાં છે ઘણી સ્વૈચ્છીક સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓએ સિંગલ પ્લાસ્ટીક યુઝના વિરુધ્ધમાં ઘણાબધા ખાસ કાર્યક્રમોનું આયોજન કર્યુ હતું

વાઇસ યાન્સેલર પ્રોફેસર નજમા અખતરે વિધાર્થીઓ કર્મચારીઓને પ્લાસ્ટીકનો ઉપ યોગ નહી કરવા તેમજ સંકુલને સ્વચ્છ રાખવાના શૈ થ લેવડાવ્યા હતા આ ઉૈ રાંત યુનીવર્સીટીની અંદર સીંગલ યુઝ પ્લાસ્ટીક ર પ્રતીબંધ ફરમાવ્યો હતો તેમણે પ્લાસ્ટીકનો ઉ યોગ નહી કરવા અન્ય લોકોને જાગૃત કરવા જણાવ્યુ હતું

રાષ્ટ્ર તિ રામનાથ કોવિંદ ઉ રાષ્ટ્ર તિ એમ વેકૈંયા નાયડુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજધાની દિલ્ફી સ્થિત લાલ બહાદુર શાસ્ત્રીના સમાધિ સ્થળ વિજયઘાટ ખાતે પુષાંજલિ અર્તણ કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભાના સ્પીકર ઓમ બીરલા કોગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનીયા ગાંધી ભાજી ના નેતા લાલકૃષ્ણ અડવાણી અને રાજયસભામાં વિશ ક્ષના નેતા ગુલામનબી આઝાદ સહિત કેટલાક મહાનુભાવોએ સંસદના સેન્ટ્રલ હોલમાં મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીને શ્રધ્ધાંજલી આપી હતી